પ્રાદેશિક સમાચાર રૂપલ જાનિ વાંચે છે

સી દર છ મહિને રીન્યુ કરવું ફરજિયાત બન્યું

માતા યશોદા એવોર્ડ માટે પસંદ થયેલી શ્રેષ્ઠ આંગણવાડી તેડાગર અને કાર્યકર બહેનોને રાજ્યકક્ષાએ મુખ્યમંત્રી દ્વારા અને જિલ્લામાં મંત્રીઓ દ્વારા એવોર્ડ અર્પણ કરાશે

પોસ્ટ વિભાગ દ્વારા મહાત્મા ગાંધી જન્મજયંતિ ઉપલક્ષ્યમાં તૈયાર કરવામાં આવેલા વિશેષ ટપાલ કવરનું અનાવરણ પણ શ્રી રૂપાણી કરવાના છે

મેળવવાનું અને દર છ મહિને તેનું રિન્યુઅલ ફરજીયાત કરવામાં આવ્યું છે જેમાં વાણિશ્યક સંકુલ સ્કૂલ કોલેજ હોસ્પિટલ અને ઔદ્યોગિક એકમોનો પણ સમાવેશ થાય છે

રાજ્ય સરકાર આ હેતુસર પ્રાયવેટ યુવા ઇજનેરોને જરૂરી તાલીમ બાદ ફાયર સેફ્ટી ઓફિસર તરીકે પ્રેક્ટિસ કરવા પરવાનગી આપશે આવા ફાયર સેફ્ટી ઓફિસર પાસેથી દરેક મકાન માલિક કબજેદારો ફેકટરી ધારકોએ એન

મેળવવાનું અને દર છ મહિને રીન્યુઅલ કરાવવું પડશે

આ ઉપરાંત મામલતદાર ઓફિસના નવીન મકાનનું ખાતમુહૂર્ત ડ્રીલ નર્સરીના ઉદઘાટન સહિતના કાર્યક્રમો યોજાશે દરમિયાન જૂનાગઢ તથા ગીર સોમનાથ જિલ્લાઓમાં આજથી નશાબંધી સપ્તાહની ઉજવણી કરાશે

આવતીકાલે માંગરોળના લાઠોદ્રા અને વંથલીના ટીકર પાદરકી ખાતે તેમજ ચોથી ઓક્ટોબરે વિસાવદરના વિરપુર અને કેશોદ તાલુકાના જોનપુર ખાતે વિવિધ કાર્યક્રમો યોજાશે